લોકસભાની સાતમા અને આખરી તબક્કાની આ રવિવારે યોજાનારી ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો જાહેર પ્રચાર ગઇકાલે રાતે પૂરો થયો ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં યોજેલા રોડ શો વખતે થયેલી હિંસાની ઘટનાના પગલે ચૂંટણી પંચે બંગાળમાં જાહેર પ્રચાર નિર્ધારિત સમય કરતા વહેલો પૂરો કરવાનો નિર્ણય લીધો હતો

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગઇકાલે મતદારોને રીઝવવાના સઘન પ્રયાસો કર્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખારગોનમાં રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશના સોલાનમાં પ્રચાર કરશે જ્યારે પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તર પ્રદેશના મીરઝાપુરમાં રોડ શો યોજશે બસપાના માયાવતી મીરઝાપુરમાં પ્રચાર કરશે

તિરૂઅનંત પુરમમાં બહાર પાડેલી યાદી મુજબ કાસાર ગોડ મતવિસ્તારના કલીયાસેરીના ત્રણ જ્યારે કન્નુરમાં એક મતદાન મથક પર ફેર મતદાન યોજાશે કોંગ્રેસ તથા ભાજપે સંબંધિત મતદાન મથકો પર બોગસ મતદાન થયું હોવાના આક્ષેપો કર્યા હતા સીપીઆઈએમ પક્ષે ચૂંટણી પંચના આ નિર્ણયને આવકાર્યો છે વાણિજ્યમંત્રી સુરેશ પ્રભ્રએ જણાવ્યું છે કે વિવિધ સૂત્રો મુજબ કરાયેલા વિશ્લેષણ ઉપર આધારિત મૂડીરોકાણથી ભારતનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે ગઇકાલે મ્રંબઈમાં ભારતીય ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત નીતીવિષયક બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે અર્થતંત્રના સર્વગ્રાહી તથા સર્વસમાવેશ વિકાસ માટે દરેક જિલ્લાના વિકાસને કેન્દ્રમાં રાખવો જરૂરી છે ચીન તથા અમેરિકા વચ્ચે શરૂ થયેલા વેપાર ક્ષેત્રના યુદ્ધના કારણે સમગ્ર વૈશ્વિક અર્થંતંત્ર ઉપર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે ત્યારે ભારતની નિકાસમાં વધારો નોંધાયો છે આ બેઠકમાં દેશના અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થાય તથા વિદેશ રોકાણો આકર્ષવા અંગે ચર્ચા થઈ હતી માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમીત ખરેના વડપણ હેઠળના ભારતીય પ્રતિનિધિ મંડળે કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભાગ લઈ રહેલા ફિલ્મ કમીશનરો સાથે ચર્ચા વિચારણા કરી છે આ ચર્ચા વખતે ભારતમાં ફિલ્મ નિર્માણના કેન્દ્ર બનવાની ક્ષમતા છે તેની તથા ભારતમાં ઉપલબ્ધ તકો કુશળ માનવબળ ટેકનીશીયનો વગેરેની વિગતો અન્ય દેશોના ફિલ્મ કમીશનરોને આપવામાં આવી હતી સત્તાવાર યાદી મૂજબ આ ચર્ચાના કેન્દ્રમાં ફિલ્મ સમારોહમાં સંબંધીત દેશો સાથે ભાગીદારીમાં ફિલ્મ નિર્માણની તકો શોધવી તથા ફિલ્મ નિર્માણ હાથ ધરવું આ બાબતોને રાખવામાં આવી હતી આ પ્રતિનિધિમંડળે ઈઝરાયેલના ફિલ્મ વિભાગના નિયામક સાથે પણ વાતચીત કરી હતી

કાશ્મીરના શોપીયાં તથા પુલવામા જિલ્લામાં અલગ અલગ અથડામણોમાં છ આતંકવાદીઓ ઠાર થયા છે અને એક જવાન શહિદ થયા છે શોપિયાં જિલ્લાના હેન્ડયુ વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે આ આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના હતા એવી જ રીતે પુલવામા જિલ્લાના દલીપોરા ગામે થયેલી અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ એ મહંમદ સંગઠનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે પોલીસ વડાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંબંધિત સ્થળોએ શસ્ત્રો તથા વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે

સાઉદી અરેબીયા ખાતેના ભારતીય રાજદૂત ડોક્ટર ઓસફ સૈયદે ગઇકાલે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે બાકીના ભારતીય કામદારો માટે એકઝીટ વીઝા મેળવવાના પ્રયાસો ભારતીય રાજદૂતાવાસ દ્વારા થઈ રહ્યા છે

એમાં પાકિસ્તાન ચીન મ્યાનમાર તથા ભારતીયો પણ સંડોવાયા હોવાનું જાણવા મળે છે ડીઆરઆઈએ ગઈકાલે અમદાવાદમાં જારી કરેલી યાદીમાં જણાવ્યું છે કે ડીઆરઆઈએ ગત માર્ચમાં એક કરોડ રૂપિયાના ડ્રોન અને અન્ય સામગ્રીને જપ્ત કરી હતી આ રેકેટના સૂત્રધારની ગઈકાલે અમદાવાદમાં ધરપકડ કરાઈ છે જોકે તેની ઓળખ જાહેર કરાઈ નથી આ ડ્રોનને ચીન અને મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને તેમાં પાકિસ્તાન ખાતેના દાણચોરો પણ સંડોવાયેલા હોવાનું જણાયું છે અમેરિકાના નૌકાદળના એડમીરલ જોન રીચાર્ડસને જણાવ્યું છે કે તેમની તાજેતરની ભારતની મુલાકાત બંને દેશોના નૌકાદળના સંબંધો મજબૂત બનાવવાની એક મોટી તક હતી તેમણે કહ્યું કે આ મુલાકાત સમયે વ્યૂહરચના મુજબ ભારત પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ અધિકાર ક્ષેત્ર અંગે જાગૃતિ બાબતે ચર્ચા કરાઈ હતી શ્રી રીચાર્ડસને ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત વખતે ભારતીય નૌકાદળના વડા સુનિલ લાંબા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ભારત અમેરિકાના નોકાદળો વચ્ચે સંયુક્ત ક્વાયતો ચીનનો ભારત પ્રશાંત વિસ્તારમાં વધતો પ્રભાવ સહિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી રીચાર્ડસને ગઇકાલે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે બંને દેશોએ તેમના નૌકાદળો વચ્ચેના સંબંધો વધુ સઘન બનાવવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી તેમણે કહ્યું કે બંને દેશોના નૌકાદળોએ માહિતીના આદાન પ્રદાન ઉપર પણ ભાર મૂક્યો હતો ભારતે સાઉદી અરેબીયાના ખનીજ તેલના સ્થળો પર ડ્રોન વડે થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે ભારત તમામ પ્રકારના અને સ્વરૂપના આતંકવાદનો વિરોધ કરે છે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના પૂર્વ પશ્ચિમ તેલ પાઇપલાઇનના પંપ સ્ટેશનો ઉપર ડ્રોન વડ કરાયેલા હુમલામાં પંપ સ્ટેશનોને નુકસાન થયું હતું રાષ્ટ્રીય સલામતી દળ એનએસજીના કમાન્ડોએ વિશ્વનું સૌથી ઉંચું પર્વતીશીખર એવરરેસ્ટ પ્રથમ પ્રયાસમાં સફળતાપૂર્વક સર કર્યું છે નવી દિલ્હીમાં એનએસજીની યાદીમાં જણાવ્યું હતું કે લેફટનંટ કર્નલ જે પી

આ ટીમે નેપાળના સોલુખુમ્બુ વિસ્તારમાં થી એવરેસ્ટ ઉપર આરોહણ કર્યું હતું

ના મહાનિદેશક સુદીપ લખટકીયાએ વિજેતા ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે એવરેસ્ટ પર્વત સર કરવા માટે મુશ્કેલ પરિસ્થિતિમાં દેઢ નિશ્વય સાહસ તથા એકથી વધુ કોશલ્યોની જરૂર હોય છે મલેશીયા પોલીસે આઈએસ ત્રાસવાદી સંગઠનથી પ્રભાવિત થયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે પોલીસે દાવો કર્યો છે કે આ ત્રણેય આરોપીઓ મલેશીયા તથા ઇન્ડોનેશિયાના બિન મુસ્લિમ ધાર્મિક સ્થળો ઉપર હુમલો કરવાનું કાવતરૂ ઘડતા હતા મધ્યપૂર્વ અખાતી દેશોમાં આતંકવાદી જૂથોને પરાજ્ય સહન કરવો પડ્યો હોવાથી આ તત્ત્વો કંઈપણ કરી શકે તેવી આશંકાથી મુસ્લિમ બહુમતી વસતીવાળા મલેશીયા તથા ઇન્ડોનેશીયામાં એલર્ટ જાહેર કરાયું હતું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજ્જારો ભારતીયો સહિત વિવિધ દેશોના વ્યવસાયીકોને અમેરિકાના કાયમી નાગરિકત્વનો લાભ મળવાનો છે તેવી ગુણવત્તા આધારિત ઇમીગ્રેશન પ્રદ્ધતિની જાહેરાત કરી છે આ નવી નીતી મુજબ વિદેશી નાગરિકની ઉમર જ્ઞાન રાજગારની તકો વગેરે મુદ્દા આધારિત તેમણે મેળવેલા પોઇન્ટના આધારે કાયમી નાગરિકત્વ અપાશે

આ ઉપરાંત વિદેશથી આવનારને અંગ્રેજી ભાષાની તથા નાગરિકોની જવાબદારી અંગેની પરીક્ષાઓ આપવી પડશે